પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિચે કહ્યું રાજ્યમાં કોરોના વાયરસના વધુ ત્રણ પોઝીટીવ કેસ મબ્યા કુલ દર્દીઓ પાંચ થયાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીએ કરેલી અપીલ મુજબ રવિવારે લોકોને સ્વયંભૂ જનતા કર્ફયુ પાળવા કહ્યું

સુધી બંધ રહેશે

ગઇકાલે સુરત અને રાજકોટમાં એક એક કેસ પોઝીટીવ મળ્યો હતો અને બાદમાં આજે વધુ ત્રણ કેસ મળ્યા છે

તેમાં ગુજરાતમાં પાંચ છે

આ દરમિયાન કેન્દ્ર સરકારે વધુ બે પ્રયોગશાળાઓને કોરોના ટેસ્ટ લેબ તરીકે મંજૂરી આપી છે અગાઉ અમદાવાદ અને જામનગરમાં બે લેબ હતી હવે સુરત અને ભાવનગરમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે

પત્રકારોને સંબોધતાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક રીતે અલગ રહેવા માંગતા પરિવારને તમામ જરૂરી ચીજો પુરી પડાશે

તેમણે કહ્યું કે કોર્પોરેશન દ્વારા હોમ ક્વારન્ટાઇનમાં રખાયેલા લોકો પર સતત દેખરેખ રાખવામાં આવે છે

ટી ની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના યુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં કોરોના વાયરસના સંક્રમણથી બયવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે

હોટેલ કોરોના કોરોના વાયરસ નું સંક્રમણ અટકાવવા હોટેલ રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફ્રડ સેફ્ટી કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે

જગદિશ ભાવસાર કોરોના ગુજરાત યુનિવર્સીટીના પ્રો ફેસર વાઇસ યાન્સેલર શ્રી જગદીશ ભાવસારે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કોરોના વાયરસ અંગે કરેલા સંબોધનને આવકારતા જણાવ્યું છે સંકલ્પ અને સંયમથી જ કોરોના વાયરસની મહામારીનો સામનો કરી શકાશે

હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતથીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી

જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ મકાનો અને બગીયાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે યકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે ઉપરાંત મોબાઇલ અને ટી વી ટાવરના રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે